આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડ્રતોને જમીનની ફાળવણીની પ્રક્રિયા આઈ ખેડૂત પોર્ટલ પરથી થશે યોજનાના પ્રથમ તબક્કામાં કચ્છ સુરેન્દ્રનગર પાટણ સાબરકાંઠા બનાસકાંઠા પાંચ જિલ્લાનો સમાવેશ કરાયો છે લીઝ ધારક પોતાના સ્વ વપરાશ માટે જ સોલાર પેનલ વીન્ડ મીલ લગાવી ઉર્જા ઉત્પાદન કરી શકશે પરંતુ વેચી નહિ શકે લીઝ માટેની અરજીઓની ચકાસણી રાજ્યકક્ષાની ટેકનીકલ કમિટી કરશે પરંતુ જમીન ફાળવણીનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને હાઈપાવર કમિટી કરશે નેહલ ઠકકર ખેડુત ચર્ચા કેન્દ્ર સરકાર અને આંદોલનકારી ખેડૂતોના આગેવાનો વચ્ચે આગામી તબક્કાની મંત્રણા આજે નવી દિલ્હીમાં યોજાશે

કૃષિ મંત્રાલયે પાડેલા નિવેદનમાં નવા કાર્યક્રમ અંગે પ્રષ્ટિ આપવામાં આવી હતી અને ખેડૂતોના મુદ્દાઓને ઉકેલવા સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી

જોકે આ વર્ષે ઉમેદવારો પાસે જે ઈ ઈ અને નીટ પરિક્ષાઓમાં સવાલોના જવાબો આપવા માટે વિકલ્પ મળી રહેશે

ની મુખય પરિક્ષાનો અભ્યાસક્રમ ગત વર્ષની જેમ જ હશે

નેહલ ઠક્કર ક્રિકેટ ભારતે બ્રિસબેન ધી ગબ્બા ખાતે રમાયેલી ચોથી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ વિકેટ હરાવી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો

છેલ્લા બત્રીસ વર્ષમાં ગબ્બા ખાતે ઓસ્ટ્રેલિયાને પહેલી વાર હાર મળી છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે ઓસ્ટ્રેલિયા સામેની શાનદાર જીત બદલ ભારતીય ટીમને શુભેચ્છાઓ પાઠવી છે ટ્વીટ સંદેશમાં શ્રી કોવીનદે જણાવ્યું છે કે ભારતીય ટીમે અસાધારણ પ્રદર્શન કર્યું છે અને દેશને તેમની કામગીરી પર ગર્વ છે નેહલ ઠક્કર ભુજ હેડ પોસ્ટ ઓફિસ કચ્છ કોઈન સોસાયટી ભુજ દ્વારા ગાંધીવાદી સ્વર્ગસ્થ મણિલાલ નયાલચંદ સંઘવી જન્મ શતાબ્દી નિમિતતે પોસ્ટ ખાતા દ્વારા આગામી તા

તેઓ રાપરના નીલપર ગામના ગ્રામ સ્વરાજ સંઘના સ્થાપક હતા